આ સૂચિત કાયદા હેઠળ જમીન માલિકોના હિતનું રક્ષણ કરવા વિશેષ અદાલત સ્પેશ્યલ કોર્ટની રચના કરાશે

જમીનની જંત્રી કિંમત જેટલો શિક્ષાત્મક દંડ પણ ભરવો પડશે વાહ્કજન્ય રોગ નિયંત્રણ ચોમાસામાં ફાટી નીકળતા વાહક જન્ય રોગોના નિયંત્રણ માટે રૂપાણીસરકાર સતત પ્રયત્નશીલ હોવાનું આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરેએ જણાવ્યુ છે જિલ્લા કક્ષાએ આરોગ્ય તંત્રનો હવાલો સાંભળતા અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ કરતાં તેમણે કહ્યું હતું કે અસરકારક પરિણામ હાંસલ કરવા સમયબધ્ધ આયોજન અને અમલ જરૂરી હોવાથી સૌ તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે

તમામ જિલ્લાઓમાં પોરાનાશક કામગીરી તથા સર્વેલન્સ કામગીરી વધુ સધન કરવા માટે પણ તેમણે સૂચના આપી હતી

વરસાદ સમગ્ર રાજ્યમાં હાલ વરસાદનું જોર ધીમું પડ્યું છે હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ રાહત જોકે ત્રણ યાર દિવસ પૂરતી જ રહેશે તેવું લાગી રહ્યું છે બંગાળના અખાતમાં ઉત્તરના છેડે વધુ એક હળવું દબાણ ઊભું થયું છે તેના કારણે સમુદ્રની સપાટીથી દોઢ કિલોમીટરથી લઈ સાડા સાત કિલોમીટર સુધી ચક્રવાતી હવામાને આકાર લીધો છે આ હવામાન હાલ વાયવ્ય અને પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને મધ્યપ્રદેશની પૂર્વ સરહદ સુધી પહોંચ્યું છે આ વાદળો શુક્રવાર સાંજ સુધીમાં ફરી ગુજરાતમાં પ્રવેશે તેવી શક્યતા છે

ક્યાંક ક્યાંક ભારે વરસાદ થવાની પણ દહેશત વ્યક્ત કરાઈ છે

જયારે લખપત વાવ ધાનેરા દિયોદર લાખણીમાં બે થી ત્રણ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે જ્યારે અમીરગઢ સુઈગામ અંજાર થરાદ કાંકરેજ વિજયનગર ડીસા દાતા દાંતીવાડા અને વડાલી ગાંધીધામ અને પાલનપુર તાલુકામાં એક થી બે ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે

રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય મિશન યોજના અંતર્ગત આ પ્રદેશમાં કામ શરૂ થઈ ગયુ છે દમણના નાગરિકો બેબસાઈટ ઉપર પોતાના આરોગ્ય વિશે રજિસ્ટેશન કરાવી હેલ્થ આઈડી કાર્ડ મેળવી રહ્યા છે હેલ્થ આઈડીમાં રાજ્યના સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટપલ સાથે કિલીનિકો પણ જાડાશે એક જ હેલ્થ આઈડીમાં પોતાના આરોગ્યની તપાસ વિશે સંપુર્ણ માહિતીનો રેકોર્ડ રહેશે ડિજીટલ આઈડીથી કોઈપણ શહેરમાં આરોગ્યની તપાસની માહિતી મેળવી શકાય છે એક લાભાર્થી દ્વારા તેને આવકારવામાં આવ્યું